બચાવ અને રાહત કામગીરીમાં સશસ્ર દળોએ કરેલી કામગીરીની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહયું હતું કે જવાનોએ પુરમાં ફસાયેલા લોકોને બચાવવામાં કોઈ કસર છોડી નથી શ્રી મોદીએ અન્ય પછાત વર્ગો માટે રચવામાં આવેલા ઓબીસી પંચ અને તેને આપવામાં આવેલી બંધારણીય સત્તાઓ દ્વારા લોકોના પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મહિલા પર કુકર્મના ગુન્હેગારને ઓછામાં ઓછી દસ વર્ષની અને બાર વર્ષથી ઓછી વયની બાલિકા પર ક્રકર્મના ગુન્હેગારને ફાંસીની સજાની જોગવાઈ કરતું વિષેયક સંસદે પસાર કરાવ્યું હતું પ્રધાનમંત્રીએ મુસ્લીમ મહિલાઓને ખાતરી આપી હતી કે તેમને ન્યાય અપાવવા માટે પુરો દેશ તેમની સાથે છે

અટલ બિહારી વાજપાઈને યાદ કરીને શ્રી મોદીએ કહયું હતું કે દેશ માટે આપેલા તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી જાકાર્તા અશિયાઈ રમતોમાં વિજેતા થયેલા ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા અને જે સ્પર્ધાઓ બાકી છે તે સ્પર્ધાઓના ખેલાડીઓનેપોતાની શુભેચ્છાઓ પાઠવી હતી

જયદીપ વૈશ્નવ અછત કામગીરી જાહેરનામુ કચ્છમાં અછતની સ્થિતિ નિર્માણ થતી હોવાથી કોઇપણ સરકારી અધિકારી કે કર્મચારીને સોંપવામાં આવતી વધારાની કામગીરીનો જો બહિષ્કાર કરવામાં આવશે તો તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેવું કલેક્ટર રેમ્યા મોહને જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામામાં જણાવાયા મુજબ જિલ્લાના અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત તાલુકા ગામોમાં અછતને લગતી કોઇપણ કામગીરી વહીવટી તંત્ર તરફથી સરકારી અધિકારી કે કર્મચારીને સોંપવામાં આવે તેનો બહિષ્કાર ઇન્કાર કરી શકાશે નહીં

કચ્છની સરહદ પર ધર્મશાળા ચોકી ખાતે ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય જિલ્લા ભાજપ મહિલા મારચાના બહેનો ભુજના નગર સેવિકાઓએ જવાનો અને વરિષ્ઠ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી ભુજના ધારાસભ્યે જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું જયદીપ વૈશ્નવ કેન્દ્રીય શિપિંગ સચિવ કંડાલા ગાંધીધામની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય શિપિંગ સચિવ ગોપાલકૃષ્ણને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ચેરિયાં નિકંદન ગાંધીધામ સંકુલની જમીન સહિતના મુદ્દે વિસ્તૃત રજૂઆત કરી હતી ડીપીટી ચેરમેન સંજય ભાટિયાની ઉપસ્થિતિમાં સાંસદે રજૂઆતને લગતા જૂદા જૂદા છ પત્રો શિપિંગ સચિવને સુપરત કર્યા હતા

આ ઉપરાંત ગાંધીધામ સંકુલની રહેણાક ઉપરાંત હવે વાણિજયિક જમીનો પણ લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવા ફ્રી હોલ્ડની ધીમી પ્રક્રિયાને વેગ આપવા સાંસદે અનુરોધ કર્યો હતો

સંસ્થાના કાર્યકરો પ્રાથમિક સર્વેક્ષણ માટે કેરાલાના વાયનાડ જિલ્લાના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશે સાથે રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ સાથે પણ સંકલન કરશે પ્રથમ તબક્કે આર્થિક સહયોગ મુંબઇ મહાજન અને કચ્છી દાતાઓ પૂરું પાડશે મકાન ખેતી કે આજીવિકાનાં સંસાધનોને પ્રાથમિકતા અપાશે જયદીપ વૈશ્નવ ચક્ષુદાન પખવાડીયુ રાષ્ટ્રીય સ્તારે ચક્ષુદાન પખવાડીયાની ઉજવણીનો આરંભ કરાયો છે